મુખ્ય ચૂંટણી અધિકારી એય

શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મતદારો ઉત્સાહથી તથા કોઈપણ ડર વીના સ્થળોએ મતદાન કરી રહ્યા છે

જોકે તે સમસ્યાનો તરત જ ઉકેલ લાવવામાં આવ્યો હતો

વાલ્મિકીનગર રામનગર સિમરી બખ્તિયારપુર અને મહિશી જેવી નક્સલ પ્રભાવિત બેઠકો પર મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે

વૈશ્વિકરણની સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ અગત્યની છે કોવિડના કારણે વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે જેમાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી રહી છે દેશમાં કૃષિ ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે ઉપરાંત ખાનગી ક્ષેત્રે રોકાણ માટે પણ ઘણી આશાઓ બંધાઈ છે

યુવાનોએ વેપારમાં ગુણવત્તા વિસ્તરણની શક્યતા વિશ્વાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર નવા કાયદા લાવી છે અને આજે દેશ વિશ્વના સૌથી ઓછા કોર્પોરેટ ટેક્સ વસૂલ કરનારા દેશમાંનો એક છે છેલ્લાં પાંચ વર્ષમાં પેટેન્ટની સંખ્યા ચાર ગણી વધી છે ટ્રેડમાર્ક નોંધણીઓમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે પ્રધાનમંત્રીએ સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન આપ્યા છે રો પેક્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના હજીરાથી ભાવનગરના ધોઘા વચ્ચે રો પેક્સ ફેરી સેવાનો વર્યુઅલ પ્રારંભ કરાવશે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

આ સેવાથી સમય તથા ઇંધણનો બચાવ થશે પર્યાવરણની જાળવણી થશે રોડ પરનું ભારણ ઘટશે પ્રવાસને વેગ મળશે સ્થાનિક રોજગારીમાં વધારો થશે

ચેન્નઈ નજીક દક્ષિણી આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળ પરથી તેને બપોરે ત્રણ વાગીને બે મીનિટે પ્રક્ષેપિત કરવામાં આવશે

શ્રી બાઇડેને જણાવ્યું છે કે મતદાનના આંકડા સ્પષ્ટ રીતે સંકેત કરે છે કે ડેમોક્રેટીક પક્ષ વિજયી થશે રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે લોકોએ કોવિડ અર્થતંત્ર આબોહવા પરિવર્તન જાતિવાદ જેવા મુદ્દાઓ પર તેમના પક્ષના સમર્થનમાં મતદાન કર્યૂં છે પેન્સેલ્વેનિયા જ્યોર્જિયા નેવાડા એરિઝોના અને ઉત્તર કેરોલિના સહિતના મહત્વના રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે તેમણે લોકેને ધીરજ અને શાંતિ રાખવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફેડરલ જજે નેવાડામાં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરતી રીપબ્લિકન પક્ષની અરજી ફગાવી દીધી છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની ભારત અમેરિકાના સંબંધ ઉપર થનારી અસર અંગેના પ્રતિભાવમાં આ મુજબ જણાવ્યું હતું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશના બહાદુર જવાનોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે જે તમામ અવરોધો સામે માતૃભૂમિની રક્ષા કરે છે